પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચ છે

પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર કાઇમ આચરનારા નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી જાતિય ગુનાઓ જાતિય સતામણી જેવી અસા માજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યુ કે પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગૂનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા એકટમાં સુધારાના વટહકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં મૂકવામાં આવશે પ્રદીપસિંહ ખેડૂત ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે વડોદરા જિલ્લાના સાવલી ખાતે આયોજિત ખેડૂત સભામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જિલ્લામાં અમલીકરણનો પ્રારંભ કરાવ્યો હતો આ સભામાં રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ માટેની સાત યોજનાઓ અને તેના હેઠળ મળવાપાત્ર લાભોની વિગતવાર માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી

લોકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર જરૂર પડચે વર્તમાન કાયદાઓને વધુ કડક બનાવશે અને નવા કાયદા અમલમાં મૂકશે ધારાસભ્ય કેતનભાઈએ જણાવ્યું કે હાલમાં પણ વધુ વરસાદથી સાવલી તાલુકામાં તુવેરના પાકને નુકશાન થયું છે ત્યારે જિલ્લા પંચાયતે નુકશાનનું સર્વેક્ષણ યાલુ કરાવી દીધું છે વલસાડ યોજના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડીપાડા સ્થિત સાંસ્ક઼ તિક હોલ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યામંત્રી રમણલાલ પાટકરની અધ્ય ક્ષતામાં યોજાયો હતો

કૃષિ યોજના સુરત રાજય સરકારની સાત જેટલી નવીનત્તમ વિવિધ કૃષિલક્ષી યોજનાઓથી ખેડુતોને માહિતગાર કરવા વન આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે બારડોલી અને માંડવી તાલુકા મથકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો

આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી મન કી બાત પ્રસારિત કરશે વરસાદ બંગાળના અખાતની સાથે કચ્છ ઉપર પણ વરસાદી વાદળો છવાયેલા છે આ બંન્ને હવામાનની અસર હેઠળ આજ સવારથી નવસારી વલસાડ સુરત ડાંગ તાપી વ્યારા ભરૂચ વડોદરા ભાવનગર અમરેલી દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છ જીલ્લામાં તેમજ કેન્દ્રશાસિત દમણ દાદરાનગર હવેલી અને દિવમાં ફરી ચોમાસુ જામ્યું છે આજે બપોરે સાડા બાર વાગ્યે લેવાયેલી ઉપગ્રહ તસવીર મૂજબ હાલ આ વાદળો પશ્ચિમ અને નૈઋત્ય દિશા તરફ ગતિ કરી રહ્યાં હોવાથી આવતીકાલ સવાર સુધી આ જીલ્લાઓમાં જ હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે જો કે આવતીકાલે તે રાજ્યના અંદરના જીલ્લામાં આગળ વધે તેવી શક્યતા છે

દરમ્યાન દ્વારકા જીલ્લામાં ધીધમાર વરસાદ થયો છે બેરાજા ગામે ભારે વરસાદના કારણે વેદમતી નદીમાં ઘોડાપુર આવ્યા છે ખંભાળિયા તાલુકામાં ખજરિયા ગામે ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ફરી વબ્યા છે જ્યારે છોટા ઉદેપુરમાં સુખી ડેમની મહત્તમ સપાટી જાળવી રાખવા બે દરવાજામાંથી પાણી ભારજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે

ભારે વરસાદથી એરપોર્ટ પર સર્જાયેલા ધુમ્મસભર્યા વાતાવરણના કારણે દિલ્ફીથી આવતી ઈન્ડિગોની ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે પેસેન્જરને સુરતના બદલે અમદાવાદ ઉતારવામાં આવશે બીજી તરફ ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે જેથી વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે ડાંગ રમતગમત દિવસ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે એ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ડાંગમાં રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉભરતા સિતારાઓ એવા બાળ અને યુવા રમતવીરોને નેશનલ સ્પોર્ટ્સ ડે ની શુભેચ્છાઓ પાઠવી હતી

ગિરિમથક સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રીએ રાજ્ય સ્તરની વિવિધ ઉજવણીઓને છેક તાલુકા અને જિલ્લા સ્તરે લઈ જવાનો સિલસિલો શરૂ થવાના કારણે ગ્રામીણ કક્ષાએથી પણ નવી નવી પ્રતિભાઓ દેશને મળી છે તેમ જણાવ્યું હતું